વિકાસ કરાશે કેન્દ્ર સરકાર ધ્વારા જનઔષધી કેન્દ્રો પરથી અપાતા સેનેટરી નેપકીન્સની કિંમત

ટુંક સમયમાં દેશ ભરમાં શરૂ કરાશે નારી અદાલત રાજયમાં કેટલાક વિસ્તારોમાં ગઈકાલે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા કરજણ કડાણા અને ઉકાઈ બંધમાંથી પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

શ્રી રૂપાણીએ આ આઇલેન્ડમાં વિગતવાર સર્વે હાથ ધરીને પ્રવાસન વિકાસ સાથે પર્યાવરણીય જાળવણી માટે વન પર્યાવરણ બંદર વ્યવહાર ઊર્જા અને મત્સ્યોઘોગ તથા માર્ગ મકાન વિભાગ સાથે મળીને કયા કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તેના ક્ષેત્રો ઓળખી કાઢવા સુચનાઓ પણ આપી હતી તેમણે આ બેટ પર સમુદ્રી સુરક્ષા કોસ્ટલ સિકયુરિટી સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ ધ્યાન કેન્દ્રિત કરે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના આ બેટના પ્રવાસન વિકાસ માટે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ફંડ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઇ હતી

વી સદાનંદ ગોવડાએ નવી દીલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી તેમણે કહ્યું કે અઢી રૂપિયાની કિંમતમાં ઘટાડો કરી માત્ર એક રૂપિયો કરવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે જનૌષધિ સુવિધા સેનીટરી નેપંકિન્સ વિશ્વ પર્યાવરણ દિવસે બહાર પાડવામાં આવ્યા હતા

પ્રધાનંમત્રી ભારતીય જનોષધિ કેન્દ્રો દ્વારા વાજબી ભાવે દવા આપવાનો હેતુ છે પરિણામે ગરીબોને રાહત મળી છે

દેમાંથી દવા અને કેન્દ્રની વિગતો મળી રહેશે

તેમણે ઉમેર્યું કે દરેક તાલુકાકક્ષાએ નારી અદાલત શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે ગુજરાતને મળેલી સફળતા બાદ હવે દેશભરમાં નારી અદાલત શરૂ કરાશે

પીડીપીયુ કેમ્પસ રાયસણ ગાંધીનગર ખાતે સાંજે પાંચ કલાકે યોજાનાર આ પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પીડીપીયુના અધ્યક્ષ શ્રી મૂકેશ અંબાણીની ઉપસ્થિત રહેશે કોંગો ફિવર રાજયમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે કોંગો ફિવરના શંકાસ્પદ લક્ષણો સાથે એક એક એમ બે મહિલાઓના મોત નિપજયા હતા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ ધ્વારા તકેદારીના ભાગરૂપે મૃતકોના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરી હતી ઉપરાંત ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો

આવતીકાલે સવારે શ્રી શાહ અમદાવાદમાં સાઈન્સ સીટી રસ્તા પર યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાના મિશન મીલીયન ટ્રી કાર્યક્રમમાં ભાગ લેશે

વડોદરા મહેસાણા છોટાઉદેપુર તથા પંચમહાલ પંથકમાં વરસાદ નોંધાયો છે

ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોની કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ગરનાળામાં પાણી ભરાયા હતા

મી જેટલો વરસાદ નોંધાયો છે અમારા વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે વાઘોડિયા તાલુકામાં બે ઇંચ જેટલા પડેલા વરસાદના કારણે નાળા કોતરો છલકાઈ ગયા છે દરમિયાન વ્યારા ગામ નજીક કોઝવે માં એક કાર તણાઈ હતી તંત્ર દ્વારા સ્થાનિકો દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ભાવનગર જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે જીલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો જેમાં મહુવા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો ઉપરાંત ભાવનગર શહેરમાં વરસાદ થયો હતો ઘોઘામા તેર મીલીમીટર તળાજામાં છ ગારીયાધાર અને શિહોરમાં એક મીલીમીટર વરસાદ વરસ્યો હતો અમદાવાદ શહેરમાં પણ સતત બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહયો છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અમરેલી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જીલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો રાજૂલા જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હતો ઉપરાંત જીલ્લાના ધારી બાબરા રાજૂલા ખાંભામાં પણ હળવા ઝાંપટા પડયા હતા

નદી કિનારેના ઝૂપડાંમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

તેના પગલે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમમાં પાણીની આવકના પગલે બંને વીજ યુનિટો ધમધમતા થયા છે

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે